પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજ્યમાં ગઈકાલે કોવીડના સાજા થયેલા દર્દીઓની સરખામણીએ નવા કેસો વધુ નોંધાયા હતા

કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ સેન્ટર ફોર ડિસીઝના નિદેશક ડોકટર એસ

સિંહના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની ટીમ ગુજરાતમાં મોકલી છે આ ટીમ મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જીલ્લાઓની મુલાકાત લેશે અને યુસ્ત કન્ટેન્મેન્ટ સર્વેલન્સ પરિક્ષણ સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝીટીવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે સહાય કરશે કેન્દ્રિય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત હરિયાણા રાજસ્થાન મણિપુરમાં પણ ટીમો મોકલી છે

અમદાવાદ મહાનગરપાલિકાના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાને રોકવા માટે ફરજીયાત માસ્ક પહેરવા સહિતના નિયમોને કડક રીતે અમલમાં મૂકાશે એટલું જ નહીં પણ આવનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભૂતકાળથી વધુ સઘન કાર્યવાહી હાથ ધરાશે શ્રી ગુપ્તાએ અફવાથી દૂર રહેવા તથા રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને સંપૂર્ણ સહકાર આપવા નાગરિકોને અપીલ કરી છે

આ ઉજવણીના ભાગરૂપે ગઈકાલે પ્રવાસીઓને રાણીની વાવમાં વિનામૂલ્યે પ્રવેશ અપાયો હતો ઉલ્લેખનિય છે કે દિવાળી તથા તે પછીના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાણીની વાવની મુલાકાત લેવા આવી રહ્યા છે

આ જ સમયગાળામાં મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા એકથી છ ડિગ્રી ઓછું નોંધાયું હતું